તેમણે જણાવ્યું હતું કે અહીથી પ્રાપ્ત કરેલ જ્ઞાન જ્ઞાન ખેડૂતો સુધી પહોંચાડો ને રાષ્ટ્રના કૃષિ જગત ને વધુ સમૃદ્ધ બનાવો એ જ સાચી દેશ સેવા ગણાશે રાજયપાલશ્રી એ મૂલ્યવર્ષિત ખેતી ઉપર ભાર મૂકીને કૂષિ છાત્ર તેમજ ખેડૂતોને નવા નવા સંશોધનો ઉપયોગ કરીને કૂષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ લાવવા અપીલ કરી હતી ગુજરાતમાં ખેડૂતો જે રીતે આત્મહત્યા કરી રહ્યા છે તેની ચિંતા વ્યક્ત કરીને ખેડૂતોને ગેર માર્ગે ના દોરવા અનુરોધ કર્યો હતો અને ખેડૂત પુત્રો ને શહેર તરફ ના જાવા અને ગંદા માં જ રહી ને ખેતી કરવા જણાવ્યું હતું

મિશ્રા એ આ તકે દિક્ષાન્ત પ્રવચન કર્યું હતું પદવીદાન સમારંભ માં પટ વિદ્યાર્થીઓ ને ગોલ્ડ મેડલ અને રોકડ પરિતોષક થી સન્માનિત કરવા માં આવ્યા હતા કાર્યક્રમ માં કૃષિ મંત્રી આર સી ફળદુ કુલપતિ ડો

પાઠક સહિત રાજ્ય ની કૃષિ યુની ના કુલપતિ શ્રીઓ અને સંશોધન વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા

રાજયભરમાં એચ એસ આર પી નંબર પ્લેટ સીટ બેલ્ટ હેલ્મેટ તેમજ દારૂબંધો સામે સઘન તપાસ ચાલો રહી છે નવી યૂવા પેઢી ટ્રાફીક સામે જાગત થાય ત માટે પોલીસ તંત્ર દવારા માર્ગદર્શન આપવામાં આવો રહયું છે

પસ્તાવિક દરિયાકાંઠાના આર્થિક ક્ષેત્રમાં કચ્છનો પણ સમાવેશ કરાયો હોઈ જિલ્લામાં રોજગારી નું મોટા પ્રમાણમાં સર્જન થશે જિલ્લામાં સ્થાપનારા કોસ્ટલ ઈકોનોમીક ઝોનમાં પેટ્રો કેમીકલ સિમેન્ટ ફર્નિચર ફેકટરીઓ સ્થપાશે સીઈઝેડમાં નાના અને મોટા ઉધોગો સ્થાપવા માળખાગત સૂવિધા પૂરી પડશ

ઉપરાંત શોભાયાત્રા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ડસ્ટબીનનું વિતરણ શહેરી ફેરીયાઓને કાડ વિતરણ જનહિત ના કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે

મહોત્સવના શુભારભ સત્રમાં કષિમેળો ફુટ સ્ટોલ આઈ ટી આઈન ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ દરમ્યાન ભજમાં નિમાણ થનારી કેન્સર હોસ્પિટલ માટે ભુજ સ્વામીનારાયણ મંદિર દવારા પાંચ કરોડ રૂપિયા રકમના દાનની જાહેરાત કરવમાં આવી હતી આ મહોત્સવમાં દેશ વિદશથી આવેલા અગ્રણીઓ તેમજ સાધ સંતો ઉપસ્થિત રહયા છે

ડોસેમ્બર આખર નાતાલની રજાની મોજ માણવા સ્થાનિક કચ્છ ગજરાત ઉપરાંત રાજય બહાર થી અનેક પ્રવાસીઓ આપણા ખાનગી નાના મોટા વાહનોથી ભુજ ખાવડા માર્ગ પ્રવાસીઓની અવર જવરથી ધમધમી રહયો છે પરિણામે ધોરડો અને કાળાડ્ગર ખાતે નાના મોટા ધંધાર્થીઓને સારી ઘરાકી મળી છે ખાણો પીણી ઉપરાંત હસ્તકલાના સ્ટોલો પર ગોર્દા જામી રહો છે કચ્છના પ્રવાસે આવેલા પ્રવાસીઓએ પણ કડકડતી ઠંડીનો અનભવ કર્યો હતો

પી ડી ખાતે રાખવામાં આવેલ છે જેનો લાભ લેવા સ્થાનિક જનતાને અનુરોધ કરવામાં આવે છે

ત્યારે હજુ પણ ચાર દિવસ સુધી ઠંડીન તીવ્ર મોજૂં ફરી વળશ